મધ્યસ્થી પકિયા પછીની આ પ્રથમ સુનવણી હશે પાંચ જજની બેન્ચ આ સુનાવણી કરશે ગત માર્ચ મહિનામાં સપ્રિમ કોર્ટના પાંચ જજની બંધારણોય બેન્ચે રામજન્મ ભમિ બાબરી મરિજદ જમીન વિવાદના સર્વમાન્ય સમાધાન માટે એક મધ્યસ્થી પેનલ બનાવી હતી

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગ્રામીણવિસ્તારોના ગ્રામજનો સાથે સંવાદ કરશે તેમજ ઢોરવાડાઓની પ્રત્યક્ષ મુલાકાત લેશે તે અનુસધા ને શ્રી રૂપાણી જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજીને અછતગ્રસ્ત જિલ્લામાં પાણી ઘાસચારો તેમજ રોજગારી અંગેની માહિતી મેળવશે મખ્યમંત્રી સવારે સૌપ્રથમ પ્રસિધ્ધ તીર્થધામ નારાયણ સરોવર અને કોટેશ્વર દર્શનાર્થે જશે અને ગ્રામજનો સાથે સંવાદ કરશે લખપત તાલુકા અધિકારીઓની બેઠકમાં અછત રાહત કાર્ય અંગે માર્ગ દર્શન કરશે આજે બપોરે ધોરડો ગોરેવાલીના વોટર વર્કસ તથા પન્નાવારી ગ્રામજનોની મલાકાત લઈને ગ્રા મજનો સાથે સંવાદ કરશ ત્યારબાદ ધોરડો ખાતે જિલ્લા અધિકારીઓની બેઠક કરીન જિલ્લાની અછત ની સ્થિતિ સામે રાજય સરકારની આયોજનની સમીક્ષા કરવામાં આવશે આરતી ભટ લીગ્નાઈટ જિલ્લા બહારના વપરાશકારો માટે લિગ્નાઈટ આપવાન હાલમા બંધ થવાને લીધે ખનિજ સંગ્લન વ્યવસાયકારોની હાલત કફોડી બનતા રજઆતને પગલે ખનિજ વિકાસ નિગમ દવારા લિગ્નાઈટના ફી સેલ કવોટા જારી કરવામાં આવતાં વ્યવસાયને આંશિક રાહત થઈ છે

કોલેજ કચ્છ જિલ્લાની ભુજ સ્થિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન હેઠળ ચાલતી સરકારી બો એડ

કોલજ ને હવે ગાંધીનગર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટોચર્સ એજયૂકેશન આઈ આઈ ટી ઈ હેઠળ જોડી દેવામાં આવી છ

આ અંગે ભુજની ડાયેટ બી એડ ના આચાર્યનો સંપર્ક સાધતા તેમણે આ વાતને સમર્થન આપ્યું હત

દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર સાયકલોનીક સક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે વાતાવરણાં ભેજનું પ્રમાણ વધ્યુ હોવાનું જણાવતાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે

મી પ્રતિ કલાક રહેવાની સંભવત વ્યસ્ત કરી છે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

પવનની ગતિ સામાન્ય ક રતાં થોડી વધ રહેતા બપોર ગરમ લુ થી બચવા લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળે છે

પી એલ ઈન્ડિયન પ્રિમિયર લીગ આઈ પી એલ ક્રિકેટ સ્પર્ધામાં દિલ્હી ક્રપિટાઈલ્સ ઈલેવને સનરાઈઝર હૈદરાબાદ ટીમને પરાજિત કરતાં હવે તે ચેન્નાઈ સપર કિંગ ઈલેવન સામે મેચ રમશે